પ્રાદેશિક સમાચાર હીના મોદી વાંચે છે

મેક ઇન ઇન્ડિયા ઉત્પાદનોની માંગ વધી રહી છે આકાશવાણી પરથી આજે મન કી બાત કાર્યક્રમમાં શ્રી મોદીએ કહ્યું કે દેશમાં સામાન્ય માણસને જોરદાર બદલાવનો અનુભવ થઇ રહ્યો છે લોકોને આશાની નવી કિરણો દેખાઇ રહી છે તેમણે કહ્યું કે કોરોના મહામારી દરમિયાન વિશ્વને અનેક મુશ્કેલીઓથી પસાર થવું પડ્યું પરંતુ આપણે આ સંકટથી પણ એક બોધપાઠ મેળવ્યો છે કે પોતાની ક્ષમતાઓનો ભરપૂર વિકાસ કર્યો છે

જે લોકોની માનસિકતામાં બદલાવનો મોટો સંકેત છે તેમણે કહ્યું કે ભારતના લોકોની વિચારસરણીમાં આ બદલાવ છેલ્લા એક વર્ષથી આવ્યો છે પ્રધાનમંત્રીએ કહ્યું કે આ બદલાવને માપવું શકય નથી

તેમણે સ્ટાર્ટઅપ અને ઉદ્યોગકારોને પણ આ દિશામાં કાર્ય કરવાની અપીલ કરી

આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે દીવના પ્રશાસક શ્રી પ્રકુલ પટેલ અને ઉચ્ય અધિકારીઓ ઉપસ્થિત રહેશે અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે દીવની મુલાકાત દરમિયાન દીવમાં અનેક વિકાસ કામોનું ઉદ્વાટન અને શિલાન્યાસ કર્યા હતાં

પી ની મંજૂરીની સદી પાર કરી છે આ વર્ષે ટી પી

પી

સુરતના ડેવલપમેન્ટ પ્લાનને આખરી મંજૂરી આપી વર્ષોથી મુલતવી રહેલ રિઝર્વેશનની સમસ્યાનો પણ અંત આણ્યો છે

પી ને મંજૂરી આપી છે તેમાં ઘણી સ્કીમો તો વર્ષોથી બોર્ડ ઓફ અપીલમાં અટવાયેલી હતી તેને તેમણે ટાસ્ક સ્વરૂપે લેવડાવી અત્યાર સુધીમાં સૌથી વધુ ફાઈનલ ટી પી ને એક જ વર્ષમાં મંજૂરી આપી રેકોર્ડ સ્થાપ્યો છે

પાટીલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી

પાટીલે ઉત્તર ગુજરાતના ગામોના સરપંચોને સંબોધન કરતા કહ્યું કે છેવાડાના નાગરિક સુધી રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડવાના કાર્યમાં સરપંચોની ભૂમિકા મહત્વની છે

ઉત્તર ગુજરાતના સરપંચો સાથે સંવાદ પણ કર્યો હતો

અમારા છોટાઉદેપુરના પ્રતિનિધિના જણાવ્યા મુજબ આજે બપોરે ભેંસો ભરેલી પીકઅપ વાને બાઇક પર સવાર ત્રણ વ્યક્તોઓને ટક્કર મારતા પતિ પત્નિનું ઘટનાસ્થળે મૃત્યુ નિપશ્ચું હતું અન્ય એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે આ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે